આ પુસ્તક નમો એપ પરથી પણ મેળવી શકાશે એક ટ્વીટશ્રેણીમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ પુસ્તકની નવી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ વાલીઓઅને શિક્ષકોના મહત્ત્વના સૂ ચનોનો સમાવેશ કરાયો છે

તેમણે જણાવ્યું કે આ પુસ્તક પરિક્ષા પહેલાની ચિંતાહળવી કરે છે

અત્રે ઉલ્લેખનીય છે કે ભુ પેન્દ્ર ખાંટનું માંદગીને કારણે અવસાન થતાં તે બેઠક પર ફરીથી પેટાયું ટણીની જાહેરાત કરવામાં આવી છે

સતામંડળની વણવેચાયેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષની દુકાનોમાં ફેરફાર કરી આ ઈમારતમાં રૂ

સત્તાવાર સુ ત્રોના જણાવ્યુ મુજબ હાલે કોરોનાનું સંક્રમણ અતિ વધ્યુ છે ત્યારે ગળપાદર જેલમાં કરાચેલ આ કામગીરીથી કેદી ભાઈ બહેનો કોરોના મહામારીથી રક્ષણ મળશે

જેથી લોકોને ગરમીથી બચવા સલાહ અપાઈ છે